ગોવા અને કર્ણાટકના કેટલાક ભાગોમાં રેડ એલર્ટ જારી કરાયું

તેઓ રાજ્યપાલને મળીને નવી સરકારની રચના માટે દાવો રજૂ કરશે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે આજે ચંદીગઢમાં આ મુજબ જણાવ્યું હતું શ્રી પ્રસાદ ઉપરાંત ભાજપના મહામંત્રી અરૂણસિંહે કેન્દ્રીય નિરીક્ષક તરીકે ચંદીગઢમાં યોજાયેલી હરિયાણા ભાજપ વિધાનસભાની બેઠકમાં હાજરી આપી હતી ધારાસભ્ય અનિલ વીજે શ્રી મનોહરલાલનું નામ રજૂ કર્યું હતું જેને અન્ય ધારાસભ્યોએ અનુમોદન આપ્યું હતું વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ શ્રી મનોહરલાલ રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્થને મળીને સરકાર રચવાનો દાવો કરશે શ્રી મનોહરલાલના વડપણ હેઠળની ભાજપ સરકારનો શપથવિધિ સમારોહ આવતીકાલે યોજાય તેવી શક્યતા છે દરમિયાન જનનાયક જનતાપાર્ટીના ધારાસભ્યો પણ નાયબ મુખ્યમંત્રીની વરણી કરવા ચંદીગઢમાં બેઠક યોજી રહ્યા છે આ બેઠકમાં શ્રી દુષ્યંત ચૌટાલાનું નામ વિધાનસભ પક્ષના નેતા તરીકે નિર્ધારિત થાય તેવી અપેક્ષા છે ત્યારબાદ જેજેપી પક્ષના નેતા આજે રાજ્યપાલને મળીને તેમના પક્ષનું ભાજપને સમર્થન આપતો પત્ર રાજ્યપાલને સુપરત કરશે

શિવસેનાએ ભાજપા સાથે ગઠબંધન કરી વિધાનસભા ચુંટણી લડી હતી

ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરેએ દિવાળી પર્વ બાદ સરકાર રચવા અંગે ચર્ચા કરી શકે છે

અજરવૈજાનના વાકુમાં અઢારમાં બિન સંગઠન આંદોલન સંમેલન પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી નાથડુએ નારાજગી વ્યકત કરી કે પાકીસ્તાનના રાષ્ટ્રપતિએ આ મંચનો દુરપયોગ કર્યો છે શ્રી નાથડુએ સંગઠનના તમામ સભ્ય દેશોને એકત્ર થવાનુ આહવાન આપતા કહયું કે તેઓ તમામ પ્રકારના આતંકવાદ સામે એક થોગ્ય મોર્ચો બનાવે કારણ કે હિંસક કટરવાદી વિયારધારાઓ અને આતંકવાદી પ્રવતિઓને કથારેય યોગ્ય ગણવી શકય નથી આતંકવાદીઓ અને તેમને શરણ આપનારાનો સામે લડવા માટે તમામ આંતરરાષ્ટ્રિય કાયદાઓ અને ઉપાયોને મજબુત બનાવવાની જરૂરીયાત પર ભાર આપતા શ્રી નાયડુએ કહયું કે તમામ સભ્યોએ પોતાની એજન્સીઓ વચ્ચે સુમેળ વધારે માહિતીનું આદાન પ્રદાન કરે અને વર્તમાન કાયદાઓને મજબુત કરવાની દિશામાં મળીને કામ કરવુ જોઇએ

નામના આ સંમેલનમાં શ્રી નાયડુ ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહયાં છે

બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ કહ્યું કે તેના બદલામાં આ બંને દેશો માટે શરૂઆતમાં એવું કરવું જરૂરી નહીં હોય અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન અને કેનેડાએ થોડા સમય માટે પર્યટક અને વેપાર તરીકે આવનારા લોકોને વિઝામાં પહેલા જ છૂટ આપેલી છે બ્રાઝીલના સમાચારપત્ર ફોલહા દી એસ પાઉલો અનુસાર બીજીંગમાં રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ કહ્યું કે હવે પછીનો દેશ ભારત હોવો જોઈએ ભારત અને ચીન બંને બ્રિક્સના સભ્ય દેશો છે

આવતીકાલે દેશભરમાં દિવાળીનું પર્વ પણ ઉજવાશે પ્રધાનમંત્રી તેમના આ અગાઉના મન કી બાત સંબોધનમાં લોકોને ફટાકડાના ઉપયોગથી થતાં આગના બનાવો અને જાનહાનીને રોકવા માટે સુરક્ષિત રીતે દિવાળી ઉજવવા અનુરોધ કર્યો હતો

આ પ્રદર્શન સરકારી વિભાગોમાં ભ઼ષ્ટાચાર મોટા પ્રમાણમાં બેરોજગારી અને ખરાબ નાગરીક સેવાઓના વિરોધમાં થઇ રહયાં છે જેમાં અગાઉ રેલીઓ પણ યોજાઇ ગઇ છે આ પ્રદર્શનો દરમિયાન સુરક્ષાદળોની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં દોઢસોથી વધુ લોકો માર્યા ગયા છે સંયુકત રાષ્ટ્રના મહાસચિવ એંટોનીયો ગુતરેસે કહયું કે ઇરાકમાં અધિકારોના ઘોર ઉલ્લંધનના કારણે મૃત્યુ થયા છે

સરકારી ડોકટર સંગઠન સાથે સંકળાયેલા ડોકટરોએ કહયું કે તેઓ માત્ર તાત્કાલિક સારવાર પ્રસૂતી અને કૈથલેબના દર્દીઓને જ જોશે અને વોર્ડમાં દાખલ દર્દીઓ તથા ઓપીડી દર્દીઓને સેવાઓ નહી આપે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ મહાન નેતાને શ્રધ્ધાંજલી આપશે

આ વર્ષે સતત ત્રીજા દિવસે દિપોત્સવી ઉજવણી થઇ રહી છે

માથુરની લદ્દાખના ઉપરાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ ભવન દ્વાર બહાર પડાચેલી એક સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શ્રીધરન પિલ્લાઈની મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપા મલિકને ગોવા સ્થળાંતરિત કરવામાં આવ્યા છે

આ નિર્ણયથી રાજય સરકારના આશરે સાડા ચાર લાખ કર્મચારીઓ અને એક લાખ સાઇઠ હજાર પેન્શનરોને લાભ થશે

કર્ણાટકના દક્ષીણ ઉત્તર કર્ણાટક અને ઉડૃપીમાં રેડ એલર્ટ જારી કરાયુ છે